ભાજપના વાયવ્ય દિલ્હી બેઠકના સાંસદ ઉદીત રાજ કોંગ્રેસમાં જોડાયા

ભારતીય દૂતાવાસે એક્ઝિટ વિઝા માટે મદદ પૂરી પાડી છે

વી સિંધુ સાયના નહેવાલ અને સમીર વર્મા પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

વરિષ્ઠ ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઝારખંડના લોહારદાગામાં સભા યોજવાના છે તો ભાજપ પ્રમુખ અમિત શાહ બિહારમાં મુંગેર બેગુસરાઈ અને સમસ્તીપુરમાં રેલીને સંબોધશે

તો મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા હમીરપુર અને ફતેપુરમાં બેઠક કરશે

સાત તબક્કાની ચૂંટણી પ્રક્રિયામાં ત્રણ તબક્કા પૂરાં થયા છે

શુક્રવાર સુધી ઉમેદવારીપત્રો પાછાં ખેંચી શકાશે

તેની પણ આજે ચકાસણી થઈ રહી છે

નાયબ કમિશનર એમ

મલિવન્નને કહ્યું કે કરીમગંજના ચાર મથકો અને સ્વાયત્ત જિલ્લાના એક મથક પર મતદાન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે

મતદાતાઓને રીઝવવા મુખ્ય રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ઠેરઠેર જાહેરસભાઓ યોજી રહ્યા છે પ્રધાનમંત્રી અને ભાજપ નેતા શ્રીનરેન્દ્ર મોદી બિરભૂમ અને નાદીયા જિલ્લામાં આજે બે જાહેરસભા યોજવાના છે પક્ષના નેતા અને સંરક્ષણમંત્રી નિર્મળા સીતારમણ આજે મિદનાપુર અને હાવરા જિલ્લામાં ચૂંટકીસભા સંબોધશે તૃક્ષમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે હગલી અને નાદીયા જિલ્લાઓમાં રેલી યોજશે દરમિયાન છટ્ઠી તબક્કાન ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે શુક્રવારે સાંજ સુધી ઉમેદવારીપત્રો પાંછા ખેંચી શકાશે

આ ભિયાન પાંચમી મે સુધી ચાલશે અને તેમણે કહ્યું કે જેમ આપછો ઇદ અને દિવાળીમાં આપણા ઘરો અને આસપાસને સાફ કરી છે છે તેમ દેશના સૌથી મોટા તહેવારને ઉજવવો જોઈએ

આજે નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહલ ગાંધીની હાજરીમાં તેમને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા ભાજપ દ્વારા તેમને ટિકીટ ન અપાતાં તેમણે પક્ષ પલટો કર્યો છે

ચંડીગઢમાં ન્યાયાધીશ શ્રી મહેશ ત્રોવર અને ન્યાયાધીશ લલીત બત્રાની ખંડપીઠે ચંડીગઢના નિવાસીઓને પ્રવેશમાં અને મેરીટમાં અગ્રતા આપવાની બાબત કાઢી નાખી હતી તબીબી અનુસ્નાતક અભ્યાસમાં પ્રવેશ માટે આ મહત્વનો ચૂકાદા આપવામાં આવ્યો છે

ડી

એસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે બે અરજદારોએ કેન્દ્ર શાસિત ચંડીગઢના નિવાસીઓને અપાતી અગ્રતાને અદાલતમાં પડકારી હતી

ટ્વીટર પરના સંદેશામાં સુશ્રી સ્વરાજે કહ્યું છે કે જેના વિઝા પૂરા થઈ ગયા છે તેમને એક્ઝિટ વીઝા દ્વારા પણ ભારત પહોંચાડાશે હાલ વિમાન મથક પર કામગીરી ચાલે છે ત્યારે તેનો લાભ લઈ પરત ફરે તેમણે કહ્યું હતું ત્રિપોલીમાં પણ તેમણે ભારતીયોને સલામતીથી બહાર નીકળી જવા અનુરોધ કર્યો હતો

અને તેમાંના આઠની ઓળખ થઇ ચૂકી છે મંત્રીએ કહ્યું કે આમાંના એક હુમલાખોર નેતા તરીકે હતો અને તે અલગ જૂથના નેશનલ થાવીદ જમાતનો સભ્ય હતો

મંત્રીએ વ્યુ હુમલા થવાની ભીતી દર્શાવી હતી અને તેમણે પરિસ્થતીને પહોંચી વળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે એ પણ ઉમેર્યું કે તપાસ દરમિયાન એવી માહીતી મળી છે કે હુમલાખોરોને બ્રિસ્તી ચર્ચ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા

શ્રી વિજય વર્ધને કેટલાક હુમલાખોરો સારા પરિવારના હતા

આ દરમિયાન કોલંબોમાં તનાવ જેવી સ્થિતિ છે પોલીસે કેટલુંક શંકાસ્પદ મટિરીયલ મળ્યું હોવાનું જજ્ઞાવ્યું હતું અગાઉ પ્રમુખ મૈત્રીપાલા સિરીસેનાએ રાષ્ટ્રને ખાત્રી આપી હતી કે તેઓ આતંકવાદને નાથવા કડક પગલાં ભરશે અને ઝડપથી જનજીવન સામાન્ય બનશે રાષ્ટ્રપતિ સીરીસેનાએ કહ્યું કે સુરક્ષાદલોમાં જલદીથી ફેરફાર કરાશે તેઓ જવાબદારી લેવામાં દુર ભાગી રહ્યા છે તેમણે કહ્યું કે આમ છતાં ઇન્ટેલીજન્સ વિભાગે જણાવ્યું કે આ ઘટના અંગે તેમને જાણ કરાઇ નહોતી

ખાતાએ પચાસ કરતાં વધુ લોકો ગુણ થવાની અને અકસ્માતમાં કોઈ પણ નહીં બચે તેવો સંદેહ વ્યક્ત કર્યો છે આડેધડ ખાજ઼કામના લીધે ઘજ઼ી ભેખડો ધસી પડી છે

અયોગ્ય ખાજ્ઞ પ્રવૃત્તિએ મ્યાનમાર ચીન અને ભારતની સરહદ પરના વિસ્તારમાં નાણાંકીય ધિરાણ પુરું પાડવાનું મુખ્ય સ્રોત છે

વી સિંધ સાયના નહેવાલ અને સમીર વર્મા પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે

મહિલાઓની ડબલ્સમાં પ્રથમ રાઉન્ડમાં જ મેઘના જક્કામપુડી અને પૂર્વીશા રામ રમતમાંથી નીકળી ગયા છે